શ્રી મોદી નવી દિલ્હીથી વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી દેશની આ સૌથી લાંબી દરીયાઇ દુરસંચાર કેબલ પ્રણાલી રાષ્ટ્રને સમર્પિત કરશે

યુનીવર્સલ સર્વિસ ઓબ્લીગેશન ફંડ અંતર્ગત બીએસએનએલ એ આ કેબલ લાઇનને દરિયામાં બીછાવવામાં આવી છે

આ યોજનાથી દ્વિપ સમુહો પર હાઇસ્પીડ ઇન્ટરનેટ કનેકટીવીટી સુવિધા ઉપલબ્ધ થશે

આ દિવસો દરમ્યાન પૂજારીઓ દ્વારા જ પૂજન અર્ચન કરાશે અને ભક્તોને માત્ર ઓનલાઇન દર્શન કરવા મળશે

ઉપરાંત સરકારી અન્ગન્વાડીમાં અભ્યાસ કર્યો હોય તેવા બાળકોનો પણ આ વર્ષથી પ્રવેશ કાર્યવાહીમાં પ્રાથમિકતા અપાશે આ વર્ષે આરટીઈની તમામ પ્રવેશ કાર્યવાહી ઓનલાઈન થશે